બંગ્લુરૃ મા ભારતીય અંતરોક્ષ સંશોધન સંરથા ઈસરોના નિયંત્રણ કેન્દ્રના વજ્ઞાનિકો ચંદ્રયાન રને ચંદ્રની ધરતી પર ઉતારવાની ઐતિહાસિક ક્ષણોની તૈયારીમાં વ્યસ્ત છે અત્યાર લેન્ડર વિક્રમ ખુબ જ નીચી કક્ષામાં ચં દ્ર ફરતે પરિભ્રમણ કરી રહયું છે ઈસરોના જણાવ્યા મુજબ કાલે વહલી સવાર એકથી બ વાગ્યાની વચ્ચે લેન્ડરને ચંદ્રની ધરતી પર ઉતારવાની જટિલ પ્રક્રિયા પૂરી કરાશે

ઉતરવાના લગભગ ચાર કલા ક બાદ લેન્ડર વિક્રમથી રોવર પ્રજ્ઞાન અલગ થશે અને ચંદ્રની ધરતી પર પરીક્ષણ શરૂ કરશે ઈસરોના ચેરમેન કે શિવાને જણાવ્યું કે સ્પેશ એજન્સી માટે આ પહેલું સુરક્ષિત ઉતરાણ હશે ચં દ્રની ધરતી ઉપર લેન્ડર ઉતરી ગયા બાદ રોવર તેમાંથી ચાર કલાક પછી બહાર નોકળશે ધળની શમી ગયા બાદ ચદ્રની જમીન ઉપર લટાર મારવા બહાર નીકળેલું રોવર માહિતીનો અદભૂત ખજાનો પથ્વી ઉ પર મોકલાશે ઓબિટરમાંથી લેન્ડરન છૂટા પડવ અને ચંદ ઉપર ઉતરી ગયા પછી રોવરન બહાર નોકળ વું એ તમામ કામ આ મશીનો જાતે કરવાના છે

મી દુર ચંદ્ર ઉપર સંદેશા મોકલવામાં ખબ સમય લાગે છે ઓર્બિટર અને લેન્ડર એક વર્ષ સુધી ચદ્ર ઉપર કાર્યરત ર હેશે અને તેમની આવરદા ત્યાં જ પૂરી થશે તે પૃથ્વી ઉપર પાછા ફરવાના નથી

આ કાર્યક્રમમાં કચ્છના એવોર્ડ વિજેતા શિક્ષકો શૈલશભાઈ સિંધલ દિનેશભાઈશાહ મંજલાબેન ઉપાધ્યાય અને અશોક ભાઈ પરમારે ભાગ લીધો હતો

આ પ્રસંગે માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીની સ્મરણીકા પુસ્તક મુખ્યમંત્રીશ્રીને અર્પજ્ઞ કર્યું હતું આ કાર્યક્રમમાં રાજયના તમામ એવોડ વિજતા શિક્ષકો સાથે મુખ્યમંત્રો એ મોકળા મને સંવાદ કર્યો હતો

ગાંધોનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ અન સાંદિપની શાળા વિકાસ સંકુલ ભુજ દવારા આયોજીત આ વિજ્ઞાન મેળામાં કલ પાંચ વિભાગમાં અલગ અલગ વિષય પર કૃતિઓ રજુ કરવામાં આવી હતી જેમાંથી નિર્ણાયકો દવારા પસંદ કરાયેલી કૃતિઓ આગામી જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં રજૂ કરાશ

પ્વ કચ્છ નો આ સૌથી મોટો લોકમેળો છે આ મેળામાં વાગડની લોકકલા અને સર્રકતિના દશન થાય છે આ મેળો માણવા માટે કચ્છ તેમજ બહારથી તેમજ દેશ દેશાવરથી પણ સહેલાણીઓ ઉમટે છે દર વર્ષે ભાદરવા સુદ આઠમના દિવસે યોજાતા આ મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહયા છે આ મેળાને વાગડ વિસ્તારનો મીની તરણેતરના મળા તરીકે પ ણ ઓળખાય છે ચાલુ વર્ષ વાગડ વિસ્તારમાં સારા વરસાદને પગલે મોટી સખ્યામાં લોકો મોજ માણવા ઉમટી પડયા છે મેળામાં ખાણીપીણીના સ્ટોલ તેમજ મનોરંજનના સાધનો અને ભાતીગળ સંસ્કતિના દશન થાય છે

આવતીકાલે રાજયમંત્રી વાસણભાઈ આહીર અને સંસદ સભ્યો વિનોદ ચાવડાની ઉપરિથતિમાં ટપ્પર ડેમને વિધિવત રીતે વધાવવાનો કાર્યક્રમનું આયોજન કરાયું છે

ભેજ અને તેની આસપાસના ગામડાઓમાં ભાર વરસાદ ખાબકતાં ઢોર ઢાંખરને ઉંચાણ ઉપર રાખવા સૌએ જહેમત ઉઠાવી હતી

અને ઘટતી કાર્યવાહી શરૂ કરી છે